રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ રવિવાર તા રક એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય માં આ નિર્ણયની જાહેરાત કરી છે ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે

માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે નેહલ ઠકકર કચ્છ અનાજ વિતરણ કોરોના મહામારીની પરિસ્થિતિમાં સરકાર તરફથી લોકડાઉન હોઈ પ્રધાનમત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના અંતર્ગત એએવાય તથા એનએફએસએ કાર્ડ ધારકોને અનાજ વિતરણનો નિર્ણય લેવાયો હોઈ આજથી કચ્છમાં પણ વિતરણ કામગીરી હાથ ધરાઈ છે તમામ સસ્તા અનાજની દકાનોમાં સાંશ્યલ ડીસ્ન્સીંગ સેનીટાઈઝેશન સહિતના નિયમોના પાલન સાથે સવારથી અનાજ વિતરણ શરૂ થયું છે

ભુજ તાલુકાના તમામ શિક્ષકો ઉપરાંત સી

સી

સી

ને અર્પણ કરવા માં આવ્યો હતો નેહલ ઠકકર ભુજ સફાઈ કામદારનું સન્માન ભુજ ની સડક અને શેરીઓ ને સ્વચ્છ રાખી કોરોના સંક્રમણ ટાળવા અને ખાળવા માં મદદરૂપ બની રહેલા સફાઈ કામદારોનું સન્માન કરવાનો કાર્યક્રમ વોરા સાત ડેલા ખાતે યોજાઈ ગયો જેમાં સફાઈ કામદારોને શાલ તથા રાશન કીટ માનપૂર્વક અર્પણ કરવામાં આવ્યા હતા

નેહલ ઠકકર રાજવી પરિવારની અપીલ કચ્છના રાજવી પરિવારના મોલી મહારાવ પ્રાગમલજી ત્રીજાએ કચ્છીઓને ઘરમાં જ રહીને કોરોના ને હરાવવા માટે ઘરબંધીનો યુસ્તીથી અમલ કરવા અપીલ કરી છે લોકડાઉન વચ્ચે ઉમદા ફરજ બજાવતા પોલીસ આરોગ્ય કર્મચારી ફાચર બ્રિગેડ અને મીડિયા ની સેવાને બિરદાવતા કચ્છના આ રાજવડેરાએ જણાવ્યું હતું કે મહામારીના આ સમયે સૌ કચ્છીજનો સરકારને સાથ આપે અને નિયમોનું ચુસ્તપણ પાલન કરી ઘરમાં રહેવા સાથે સુરક્ષિત રહે તેવી અપીલ સાથે રમજાન માસ અન્વયે મુસ્લિમ સમુદાયના લોકોને પણ મુબારકબાદ આપી હતી

મન કી બાત કાર્યક્રમના હિન્દોભાષાના પ્રસારણ બાદ તરત જ વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં તેનો ભાવાનુવાદ પ્રસારીત થશે મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુંવાદનું પુનઃપ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગ્યે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથો કરાશે